ડીઆરઆઈએ અમદાવાદમાં જજ્ઞાવ્યું છે કે એક કરોડ રૂપિયાના ડ્રોન અને અન્ય સામગ્રીને જપ્ત કરી હતી આ રેકેટના સૂત્રધારની ગઈકાલે અમદાવાદમાં ધરપકડ કરાઈ છે જોકે તેની ઓળખ જાહેર કરાઈ નથી આ ડ્રોનને ચીન અને મ્યાનમારથી ભારતમાં લાવવામાં આવ્યા હતા ડીઆરઆઈએ ઈશાન સરહદેથી ભારતમાં રિમોટ વડે ઉડાડી શકાય તેવા અઘતન ડ્રોન વિમાનો ગેરકાયદેસર રીતે લાવવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ પકડી પાડ્યું છે એમાં પાકિસ્તાન ચીન મ્યાનમાર તથા ભારતીયો પજ્ઞ સંડોવાયા હોવાનું જાણવા મળે છે

જીલ્લા નાયબ પશુપાલન નિયામક દ્વારા અપાયેલ પશુધન ગણતરીની માહિતી મુજબ સૌ પ્રથમ વખત ડીઝીટલ પધ્ધતિથી આ કામગીરી કરવામાં આવી હતી

જીલ્લામાં દુકાળની પરિસ્થિતિને કારણે ખાણ દાણ અને ચરણો ભાવ વધતા દુધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એમ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું

શાળા દ્વારા દરખાસ્ત તૈયાર કરી આચાર્યના સહી સિક્કા સાથે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રહ મી મે સુધીમાં જમા કરાવવાની રહેશે બોર્ડ દ્વારા આ રકમનો ઉપયોગ જે તે શાળા દ્વારા વિકાસકામો સહિતના કામોમાં કરી શકાશે

આરોગ્ય તંત્ર દ્વારા જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ મચ્છરોની ઉત્પત્તિના નિયંત્રણ માટે ઘનિષ્ઠ સર્વેલન્સ તથા પોરાનાશક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઘરમાં તથા ઘરની આસપાસ પાજી ભરાયેલુ રહે તેવા પાત્રો તથા ટાંકા વગેરેમાં ટેમીફોસ દવા દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે

આજે વાતાવરણમાં બફારો અને ગરમી અનુભવાઈ હતી તો વાદળછાયુંવાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે રાજ્યના બનાસકાંઠા રાજકોટ અને કચ્છમાં છુદ્દા છવાયા વરસાદની શક્યતા દર્શાવાઈ છે

એ પ્રસંગે જીલ્લાના સામાજિક અને રાજકીય આગેવાનો હિતેચ્છુઓ અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી તિથી પ્રમાણે તેમનો જન્મદિવસ નૃસિંહ જયંતીના ઉજવવામાં આવે છે